ભુજના સીમા સુરક્ષા બળ મથક સપ્તાહભરના વિવિધ કાર્યક્રમો સાથે આજનો દિવસ મનાવાયો હતો સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી સરહદી ગામોની શાળાના વિદ્યાર્થીઓને ક્રીક ભ્રમણ કરાવવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓને તટરક્ષકદળની કામગીરીથી વાકેફ કરાયા હતા

મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ભાટીયાની અપીલને માન આપી મુંબઈના અથર્વ ફાઉન્ડેશન દ્વારા આ લેપટોપ આપવાની પહેલ કરવામાં આવી હતી કંડલાના દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સો લેપટોપ આપવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી

વિધાનસભામાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન માહેશ્વરીના પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી અપાઈ હતી

ગુજરાત ગેસ લિમીટેડ દ્વારા ભુજ નખત્રાણા માંડવી અને મુન્દ્રા તાલુકાઓને આવરી લેવાયા છે

આજે વિધાનસભામાં રાજ્યના જળસંપતિ મંત્રીએ રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના પ્રશ્નના લેખિતમાં ઉત્તરમાં આ જાણકારી આપી હતી

એલ દવેના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરી હતી સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર તપાસ પંચે તેના અહેવાલમાં જણાવ્યું છે કે સામુહિક દુષ્કર્મની ઘટના અંગે કોઈ વિગતો કે સાહિત્ય ઉપલબ્ધ થયેલ નથી પંચે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કેટલીક ભલામણો કરી છે

માધાપરના સમસ્ત જૈન સમાજ પ્રેરિત અને વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ સંચાલિત અભિયાનનો પ્રારંભ આવતીકાલે સવારે માધાપર નજીક યક્ષમંદિર બૌતેરા થશે આ કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચો સમાજો સંસ્થાઓ શાળા કોલેજોના આચાર્યો જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો જોડાશે

જેમાં શરીરના વિવિધ દુખાવા અને અન્ય રોગોનું નિદાન તેમજ સારવાર કરાશે વડોદરાના વૈધ જયેશ પટેલ અને તેમની ટીમ સેવા આપશે

અંજાર તાલુકાના નગાવલાડીયાથી શિવજીભાઈ આહિરે જણાવ્યું છે કે ગઈરાતે પવનને લીધે વૃક્ષ પરથી મોર પડી જતા પક્ષી કેન્દ્રમાં સારવાર અપાઈ હતી